રાષ્ટ્રીય કક્ષાનો સમારોહ દિલ્હીમાં જ્યારે રાજ્ય કક્ષાનો ગાંધીનગરમાં યોજાશે

સમગ્ર દેશમાં રાષ્ટ્રગૌરવની ભાવના સાથે સ્વાતંત્ય પર્વની ઉજવણી આજે કરાશે દિલ્હીમાં રાષ્ટ્રીયકક્ષાના મુખ્ય સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે તિરંગો લહેરાવી તેને સલામી આપશે

પ્રધાનમંત્રીના રાષ્ટ્રજોગ સંબોધનનો ગુજરાતીમાં ભાવાનુવાદ આજે રાત્રે સાડા નવ વાગે પ્રસારીત કરાશે પ્રધાનમંત્રીનું લાલકિલ્લા ખાતે આગમન થતાં સંરક્ષણમંત્રી રાજનાથસીંહ તથા સંરક્ષણ સયિવ અજયકુમાર તેમનું સ્વાગત કરશે ત્યારપછી સેનાની ત્રણેય પાંખોના તથા દિલ્ફી પોલીસના જવાનોની ટુકડી ધ્વારા પ્રધાનમંત્રીને ગાર્ડ ઓફ ઓનર અપાશે

આમંત્રીત મહેમાનોનું થર્મલ સ્ક્રીનીંગ કરાશે તથા બધા જ આમંત્રીતોને માસ્ક પહેરવાની સુચના અપાઇ છે

સોશિયલ ડિસ્ટન્સીંગ સાથે સ્વાતંત્ર્ય પર્વની ઉજણી કરાશે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સ્વાતંત્ર્યદિનની પૂર્વસંધ્યાએ ગઇકાલે કરેલા રાષ્ટ્રજોગ સંબોધનમાં તબીબો પોલીસ સહિત કોવિડ સામેની લડતમાં અગ્ર હરોળમાં રહેનારા લોકોની પ્રસંશા કરી છે તેમણે કહ્યું કે તબીબો ઉપરાંત રેલવે વિમાન તથા પરિવહનક્ષેત્રે કાર્યરત લોકોએ પોતાની ફરજ ઉપરાંત વધારાના પ્રયાસો દ્વારા દેશમાં આવશ્યક ચીજોનો પૂરવઠો જાળવી રાખ્યો હતો એવી જ રીતે ભૌગોલિક તથા અન્ય વિવિધતા ધરાવતા ભારત દેશમાં અસરકારક વ્યવસ્થા દ્વારા કોવિડ સામેની લડત સફળતાપૂર્વક હાથ ધરનાર કેન્દ્ર તથા રાજ્ય સરકારની કામગીરીને રાષ્ટ્રપતિએ બિરદાવી હતી

તેમણે કહ્યું કે ચાર અક્ષરનો શબ્દ ગુજરાત વિકાસ શબ્દનો પર્યાય આજે બની ગયો છે કારણ કે પડકાર ને અવસરમાં ફેરવી દેવાનો કસબ ગુજરાત જાણે છે

ભરૂચ જિલામાં સ્વચ્છ ભારત અભિયાન હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં ઘન કચરાનો થોગ્ય રીતે નિકાલ કરવામાં આવી રહ્યો છે અને સ્વચ્છતા અંગે લોકજાગૃતિના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે

દરોડાની આ કાર્યવાહી દરમિયાન સંબંધીત સ્થળે મહેસાણા ગાંધીનગર અને અમદાવાદની વિવિધ કંપનીઓની સેનીટાઈઝર સૌંદર્ય પ્રશાધનોના ઉત્પાદનોનો જથ્થો મળી આવ્યો હતો